કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધનને ચેન્નાઈ સરકારી હોસ્પિટલમાં વેક્સીનેશનના ટ્રાયલનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદ રાજકોટ સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ ડ્રાયરનનો બીજા તબ્બકો યોજાયો દરમિયાન કચ્છ જીલ્લાના તમામ તાલુકાઓમાં ત્રણ ત્રણ સ્થળે ડ્રાયરન યોજવામાં આવી હતી જેમાં જીલ્લા આરોગ્ય અધિકારી વહીવટી તંત્ર ના વાળાઓ સહિતના જવાબદારોએ રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં થોગદાન પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે અને સૂરીનામનાં રાષ્ટ્રપતિ ચંક્રિકા પ્રસાદ સનતોખી મુખ્ય મહેમાન પદે હશે આ પ્રસંગે યુવાનો માટે આયોજીત ઓનલાઈન સ્પર્ધા ભારતને ઓળખો નાં વિજેતાઓની પણ જાહેરાત કરવામાં આવશે ઉદધાટન સત્ર બાદ અન્ય બે સત્રો હશે પ્રથમ સત્રમાં આત્મનિર્ભર ભારતમાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકા વિષય અંતર્ગત વિદેશમંત્રી અને વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી સંબોધન કરશે બીજા સત્રમાં કોવિડ રોગયાળા બાદની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવશે જેમાં આરોગ્ય આર્થિક સામાજીક અને આંતરરાષ્ટ્રીય સંબંધોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરવામાં આવશે

પણ કચ્છમાં શિયાળી ગાળવા આવતાં વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતાં હોવાથી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં શરૂ કરાયા છે

આ રોગ અંગે વધુ વિગતો આપતાં પશુપાલન ખાતાના નાયબ નિયામક ડો હરેશ ઠક્કરે આ પ્રમાણે જણાવ્યું હતું

આ તકે મુન્દ્રા ખાતે આયોજિત સમારોહમાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપક્રમાર ઠાકોરે આ યોજના ખેડૂતો માટે ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું કે ખેડૂતોને રાત્રી દરમ્યાન જે પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે તેનો આ થોજનાથી અંત આવશે એટલે કે આ કિસાન સૂર્યોદય યોજના ખરા અર્થમાં સર્વોદય કરનારી સિધ્ધ થશે